પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના રામલીલા મેદાનમાં આજે સવારે યોજાનારી રેલીમાં સંબોધન કરશે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકારે

અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા સોશ્ચિલ મિડીયા ઉપર કરાતી નોંધ ઉપર નજર રાખવાની કોઇ સૂચના આપી નથી દેશ વિદેશની યુનિવર્સિટીઓના અગિયારસોથી વધુ સંશોધકો અને શિક્ષણવિદો તેમજ મહત્વની વ્યક્તિઓએ નાગરિકત્વ સુધારા ધારાના સમર્થનમાં નિવેદન બહાર પાડયું છે ઉઝબેકિસ્તાનમાં નવી સંસદની રચના માટે આજે મતદાન થશે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન ડે ક્રિકેટ મેચ આજે કટકમાં રમાશે

તે લાભાર્થીઓ રામલીલા મેદાન ખાતે થોજાનારી ધન્યવાદ રેલીમાં ઉપસ્થિત રહેશે

ભાજપ દ્વારા આયોજિત આ રેલીમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહેશે ઉલ્લેખનીય છે કે સંસદે દિલ્હી અનધિકૃત કોલોનીના મિલ્કત અધિકારો નિવાસીઓને સોંપવાના વિધેયકને તાજેતરમાં બહાલી આપી છે

આઈ ટી

અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ દ્વારા સોશ્થિલ મિડીયા ઉપર કરાતી નોંધ ઉપર નજર રાખવાની કોઇ સૂચના આપી નથી કેટલાંક અખબારોમાં સરકારે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સોશ્યિલ મિડીયામાં કરાતી નોંધ ઉપર નજર રાખવાની સૂયના અપાઇ હોવાના પ્રકાશિત થયેલા અહેવાલના પગલે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આવી સ્પષ્ટતા આપી છે મંત્રાલયે જણાવ્યું છે કે કોઇપણ તથ્યોની ચકાસણી વિના પ્રકાશિત થયેલા આ અહેવાલ તદ્દન અસત્ય છે

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નફાના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણાના અંતે પક્ષની વ્યુહરચના ઘડવામાં આવી હતી નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર થાદવે જણાવ્યું છે કે નાગરિકત્વ ધારાના મુદ્દે ભાજપ આગામી દસ દિવસમાં ત્રણ કરોડ પરિવારોનો સંપર્ક કરશે

આ નિવેદન પર હસ્તાક્ષર કરનાર લોકોમાં રાજ્યસભાના સભ્ય સ્વપન દાસગુપ્તા આઈ

એમ શિલોંગના અધ્યક્ષ શિશિર બજોરીયા જે એન

ના પ્રોફેસર ઐનુલ ફસન શાંતિ અને સંઘર્ષ અભ્યાસ સંસ્થાના ફેલો અભિજીત ઐથર મિત્રાનો સમાવેશ થાય છે આ મહાનુભાવોએ સમાજના દરેક વર્ગના લોકોને સંયમ રાખવાની અને કોમવાદ અપપ્રચારનો ભોગ નહિં બનવાની અપીલ કરી છે નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કેટલાક વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઉભું કરાયું છે જેથી હિંસાને મદદ મળી છે વાસ્તવમાં આ ધારો પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર ધાર્મિક લધુમતીઓની આશા આંકાક્ષાઓ સંતોષે છે તેમણે કેન્દ્ર સરકાર અને સંસદને આ ધારા માટે તથા સુસંસ્કૃત સમાજના મુલ્યોને સમર્થન આપવા માટે અભિનંદન પાઠવ્યા છે

નવો કાયદો બનાવવા માટે મુંબઇના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં એક વિશાલ રેલીના આયોજનના બે દિવસ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફિલ્મના કલાકારો સહિત અન્ય લોકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે આયોજક સંવિધાન સન્માન મંચે નાગરીકોએ સી એ

રાષ્ટ્રપતિ શવકત મિર્જિયોપંચની સરકારમાં મીડીયા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની સાથે સાથે અન્ય દેશો સાથેનો સંબંધોમાં ઉલ્લેખનીય સુધાર થયો છે દેશમાં એક નવી ચૂંટણી સંહિતા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને સુધારામાં પક્ષના ઉમેદવારોમાં ત્રીસ ટકા મહિલા ઉમેદવારો રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે પાંચ રાજકીય પક્ષો વચ્ચે મુકાબલો છે

યશંકર ઇરાનની બે દિવસની મુલાકાતે વા આજે રવાના થશે તેઓ ઇરાનમાં યોજાનારી સંયુક્ત પંચની બેઠકમાં ઉપસ્થિત રહેશે આ બેઠખ ઇરાન અને ભારતના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે યોજાવાની છે

છેલ્લા ઓગણીસ વર્ષોમાં ઇરાનના કોઇ રાષ્ટ્રપતિની જાપાનની આ પહેલી મુલાકાત હતી સ્વદેશ પરત ફરતાં પહેલાં શ્રી રૂહાનીએ જાપાનના ઘણા ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી ઇરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર શ્રી રૂહાનીએ તેમના દેશ પર અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધોની ટીકા કરી તથા જાપાન સાથે ઇરાનના સંબંધો વધુ સુદ્રઢ બનાવવાના સંકેત આપ્યા હતા

નહીંતર બંને દેશો વચ્ચે સંબંધો ખૂબ સારા જ છે શ્રી આરાધચીએ કહ્યું કે તેમના દેશ જાપાન સાથે મજબૂત બનાવવા માંગે છે તથા તમામ માધ્યમો ખુલ્લા રાખવા માંગે છે